સરકારી સેવાઓને ઘરઆંગણે પૂરી પાડતા સેવાસેતુ કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રીએ દાહોદના અંતેલા ગામે શરૂઆત કરી

યુગાન્ડા ખાતે યોજાયેલ રાષ્ટ્રમંડળ સંસદીય પરિષદમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્યના પ્રતિનિધિમંડળે હાજરી આપી ધરતીકંપ સમયે રસાયણોની હોનારતો ટાળવા અંગે આવતીકાલે છ જિલ્લાઓમાં કવાયત હાથ ધરાશે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતું કે સેવાસેતુ કાર્યક્રમનો કેમ્પ યોજાય ત્યાં નાના માણસના મોટા કામ થાય છે અરજદારને કચેરીના ધક્કા ખાવા પડતા નથી કે વચેટીયા પાસે ખર્ચ કરવો પડતો નથી તેમણે ઊમેર્યુ હતું કે ગરીબ વંચિત પિડિત તથા દલિતને ઘરબેઠા પોતાનું કામ સરકાર કરી આપતી હોવાનો અનુભવ સેવાસેતુ હેઠળ થાય છે

આ કેમ્પમાં મળનાર સેવાઓમાં રાશનકાર્ડની અરજી આવકના દાખલા આધારકાર્ડ મા વાત્સલ્ય કાર્ડ વરિષ્ઠ નાગરિક પ્રમાણ પત્ર વિધવા સહાય દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા એપ્રેન્ટિસ યોજનાની અરજી જેવી બાબતોનો સમાવેશ થાય છે બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાફલ ગાંધી આજે સુરતની અદાલતમાં હાજર રહ્યા હતા જો કે તેમણે કોઇ ગુનાહિત નિવેદન કર્યું હોવાની બાબત નકારી કાઢી હતી તેમના એડવોકેટ કીરીટ પાનવાલાએ તેમના વતી રજૂઆત કરી હતી અને આગામી સુનાવણીમાં હાજરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી અદાલતે તેમની રજૂઆત અંગે વધુ સુનાવણી દસમી ડિસેમ્બરે રાખી છે અરજદાર અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના એડવોકેટે તેમની રજૂઆતનો વિરોધ કર્યો હતો

બારડોલીના સાંસદ પરભુભાઈ વસાવાની ગાંધી સંકલ્પયાત્રાના પ્રસ્થાન સમયે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા હતાં તાપી જીલ્લાના સોનગઢ નજીક આવેલા ડોણ ગામે યોજાયેલા કાર્યક્રમમાં સહકારી તથા સામાજિક ક્ષેત્રના અનેક આગેવાન ફાજર રહ્યા ફતાં આદિવાસી ગામમાં ભ્રમણ માટે નીકળેલી ગાંધી સંકલ્પયાત્રાનો હેતુ સાંસદ શ્રી વસાવાએ આ પ્રસંગે સમજાવ્યો હતો અને દરેક સાંસદને ગાંધીયિંતન લઈ જનતા વચ્ચે જવાનો કાર્યક્રમ આપવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલાં આ નિર્ણયને પગલે કૃત્રિમ અવયવ કેલિપર્સ કે ધોડી હાથલારી સિલાઇ મશીન વગેરેની ખરીદી કરવી દિવ્યાંગ માટે સરળ અને સંભવ બનશે

દિવ્યાંગ પ્રમાણપત્ર આપવાનું કામ જિલ્લાની સિવીલ હોસ્પિટલ કરે છે તેમાં બાવીસ મેડિકલ કોલેજને પણ ઉમેરવામાં આવી છે

કમિટી ના અધ્યક્ષ શ્રી કાકડિયા એ જણાવ્યું હતું કે સરકાર ના ફ્લેગ શિપ કાર્યક્રમો ઉપરાંત જાહેર ક્ષેત્રના એકમો તેમના સામાજિક જવાબદારી ના કાર્યક્રમો ના પ્રચાર પ્રસાર માટે પણ માહિતી પ્રસારણ મંત્રાલય ના વિવિધ મીડિયા એકમો નો લાભ લઇ શકે છે

આર ઓ વિંગ કમાન્ડર પુનિત ચટ્ટા ઉપરાંત દ્રરદર્શન અને આકાશવાણી સફીત માહિતી પ્રસારણ મંત્રાલય ના વિવિધ મીડિયા એકમી ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રમંડળ સંસદીય પરિષદનું અધિવેશન યુગાન્ડા ખાતે યોજાઇ ગયું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમાં ગુજરાતના પ્રતિનિધી તરીકે હાજરી આપી હતી ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર અને શ્રી વિવેકભાઈ પટેલ પણ તેમાં જોડાયા હતા

ચર્ચા દરમિયાન મંચ ઉપરના ત્રણ પેનલ મેમ્બર તરીકે શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ યર્યા દરમિયાન અનેક પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા યુગાન્ડા ખાતે અધ્યક્ષશ્રીનું ગુજરાતી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યના છ જિલ્લાઓમાં ભૂકંપ સમયે કેમિકલ હોનારતથી માનવજાતને બયાવવા તેમજ માલ મિલકતને થતું નુકશાન ઘટાડવાના હેતુથી આવતીકાલે રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સર્સાઇઝ અભ્યાસ થોજાશે અત્યાર સુધીમાં ભારતની આ સૌથી મોટી કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ હશે જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ હતી તેમ જી

ના સીઇઓ શ્રી અનુરાધા મલે જણાવ્યું હતું

જ્યારે પણ ભૂકંપની સ્થિતિ સર્જાય અને તેના કારણે જે તે વિસ્તારમાં આવેલી કોઇ કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ હોનારત થાય છે તો તેનાથી કેવી રીતે જાનહાનિ અટકાવીને ઓછામાં ઓછુ નૂકશાન થાય તેના ઉપર ભાર મૂકવામાં આવશે

ગુજરાતની દિકરીઓને આત્મરક્ષણની તાલીમ આપવા માટે કવચ કાર્યક્રમનો આજથી શુભારંભ થયો છે ગુજરાત મહિલા આયોગના વડા શ્રીમતી લીલાબેન આંકોલીયાએ ગાંધીનગરથી કવચ કાર્યક્રમને અમલમાં મુકતા હવે કન્યાકેળવણીમાં આત્મરક્ષણની સમજ અને તાલીમનો ઊમેરો થયો છે

ઓડિશામાં ભુવનેશ્વર ખાતે યોજાયેલી સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતને કાંસ્થ ચંદ્રક મળ્યો છે ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીઝ ટુર્નામેન્ટમાં જી ટી યુ ની ટીમ ભાગ લેવા ભુવનેશ્વર ગઈ હતી જ્યાં તેમણે ત્રીજુ સ્થાન મેળવ્યું છે